કેન્દ્ર સરકારે અંત્યોદય અન્ન યોજના હેઠળ દિવ્યાંગોને સામેલ કરવા બધા જ રાજ્યોને નિર્દેશ આપ્યો છે કેન્દ્રિય ચૂંટણી પંચે કેટલાક રાજ્યોમાં પૂરની સ્થિતિ અને કોવિડ રોગયાળાને ધ્યાનમાં રાખીને લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની પેટા ચૂંટણીઓ સાતમી સપ્ટેમ્બર સુધી ટાળી દીધી છે વાણિશ્ય મંત્રી પિયુષ ગોયલે બધા જ દેશોને વેપાર ક્ષેત્રે વધુ પારદર્શક નીતિ અપનાવીને વેપાર ક્ષેત્રના વિશ્વાસપાત્ર દેશ તરીકેની શાખ મજબૂત કરવાની અપીલ કરી છે

કેન્દ્રીય અન્ન અને ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યું છે કે અંત્યોદય અન્ન યોજનાના લાભાર્થી અંગેનો નિર્ણય રાજ્ય સરકાર કરશે

શ્રી પાસવાને પ્રધાનમંત્રી ગરીબકલ્યાણ અન્ન યોજના હેઠળ દિવ્યાંગ લાભાર્થીને વ્યક્તિદીઠ પાંચ કિલો અનાજ મળે તે બાબત સુનિશ્ચિતી કરવા રાજ્ય સરકારોને વિનંતી કરી નેશનલ ફેડરેશન ઓફ બ્લાઈન્ડ સંસ્થાના સચિવ એસ

રૃંગટાએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકારતા જણાવ્યું છે કે આ નિર્ણયથી દેશભરના બેથી ત્રણ કરોડ દિવ્યાંગજનોને રાહત મળશે

તેમણે કહ્યું કે કોવિડ રૂપી જાગતિક સંકટે આપણે સફને એકબીજાને વધુ મદદ કરવાની પ્રેરણા આપી છે વર્તમાન પરિસ્થિતિમાં વેપાર જ સમગ્ર આર્થિક પરિસ્થિતિને ફરીથી વેગવાન બનાવવામાં મદદરૂપ થશે શ્રી ગોયલે વાજબી ભાવે દવાઓ ઉપલબ્ધ થવામાં નડતા અવરોધો દુર કરવા સહિયારો પ્રયાસ કરવાની અપીલ કરી હતી

આ મહિલા અધિકારીઓને સંગઠનમાં મોટી ભૂમિકાઓ સોંપવાનો અને મહિલા સશક્તિકરણ માટે માર્ગ મોકળો થયો છે આ આદેશમાં આર્મી એર ડિફેન્સ સિઝ્નલ એન્જિનિયર્સ આર્મી એવિએશન ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ એન્જિનિયર્સ આર્મી સર્વિસ કોર્પ્સના તમામ દસ વિભાગોમાં શોર્ટ સર્વિસ કમિશનડ મહિલા અધિકારીઓને મંજૂરી આપવામાં આવી છે આર્મી હેડક્વાર્ટર દ્વારા મહિલા અધિકારીઓ માટે કાયમી કમિશન સિલેક્શન બોર્ડ માટેની શ્રેણી રજૂ કરી હતી

મહિલા અધિકારીઓ તેમના વિકલ્પનો ઉપયોગ કરે અને જરૂરી દસ્તાવેજો પૂરા થતાંની સાથે જ પસંદગી બોર્ડ સુનિશ્ચિત કરવામાં આવશે